પ્રધાનમંત્રી નરેન્ મોદીએ આજે વીડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી બિહારમાં પ્રધાનમંત્રી મત્ય સંપદા યોજનાઓ શુભારંભ કરાવ્યો અધતન રાફેલ યુદ્ધ વિમાનને પંજાબમાં આજે યોજાયેલા સમારંભમાં ભારતીય હવાઇદળમાં વિધિવત રીતે સામેલ કરવામાં આવ્યા

કરવાની નેમ ધરાવે છે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

આ એપ દ્વારા વ્યાપક નસ્લ સુધારણા કાર્યક્રમ માહિતી પોર્ટલ અને બજારની સુવિધાની સંપૂર્ણ જાણકારી ઉપલબ્ધ કરાવવામાં આવશે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

મત્સ્ય ક્ષેત્રે આ અત્યાર સુધીનું સૌથી મોટું મૂડીરોકાણ છે

સંરક્ષણમંત્રી રાજનાથસિંહ તથા ભારતની મુલાકાતે આવેલા ફાન્સના સંરક્ષણમંત્રી ફ્લોરેન્સા પાર્લીએ અંબાલામાં રાફેલ યુદ્ધ વિમાનોને હવાઈદળમાં સામેલ કરતી વખતે કરાચેલી પારંપારિક સર્વધર્મ પૂજામાં હાજરી આપી હતી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

આ પ્રસંગે સંરક્ષણમંત્રીએ કહ્યું કે આ વિમાનોને ભારતીય હવાઇદળમાં સામેલ કરવા એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ છે તેઓએ કહ્યું કે રફાલ વિમાનોની ખરીદીનો નિર્ણય આપણી રાષ્ટ્રીરીય સુરક્ષાનિ દિશા જ બદલી છે આ વિમાનોનો હવાઇદળમાં સામેલ કરવો તે વિશ્વ માટે ખાસ કરીને ભારતને પડકાર આપનારાઓ માટે એક મોટો સંદેશ છે શ્રી સિંહે કહ્યું કે દેશની સેનાઓને સુદ્રઢ બનાવવાનો ઉદ્દેશ આંતરરાષ્રી સય શાંતિ અને સ્થિરતા બનાવી રાખવાનો છે તેમણે કહ્યું કે ભારત એવું કોઇપણ પગલું નહીં ભરે જેવાથી આંતરરાષ્રીઅેય શાંતિને ખતરો ઉભો થાય શ્રી સિંહે કહ્યું કે રાફેલને ભારતીય હવાઇદળમાં સામેલ કરવા તે ભારત અને ફાન્સ વચ્ચે ધનિષ્ઠ સુરક્ષા સંબંધોને પણ દર્શાવે છે બંને દેશોને છેલ્લા ક્ષેત્રોમાં સહકાર વધારી સંરક્ષણ ભાગીદારીમાં વધારો કર્યો છે

શ્રી પ્રધાને કહ્યું કે દેશ ગૈસ આધારિત અર્થવ્યવસ્થા બનવાની દિશામાં આગળ વધી યૂક્યો છે

શ્રી પ્રધાને કહ્યું કે પૂર્વોત્તર રાજયો અને પૂર્વ ભારતમાં જયાં ગેસની સુવિધા નથી ત્યાં પણ ગેસની સુવિધા ઉપલબ્ધ કરાવવા પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે

મોદી જાપાન પીએમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો આબે સાથે ટેલિફોનથી વાતચીત કરી શ્રી મોદીએ બંને દેશો વચ્ચે સંબંઘો વધુ સઘન બનાવવા માટે શ્રી આબેની વચનબદ્વતા અને નેતૃત્વ માટે તેમના પ્રતિ આભાર વ્યક્ત કર્યો બંને નેતાઓએ ભારત જાપાન વિશેષ વ્યૂહરયના અને વૈશ્વિક ભાગીદારીના માળખા હેઠળ મુંબઇ અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ સહિતના યાલી રહેલા સહયોગ કાર્યક્રમોની સમીક્ષા કરી તેઓ એ બાબતે પણ સહમત હતા કે ભારત અને જાપાન વચ્ચે મજબૂત તથા સ્થિર ભાગીદારી કોવિડ મહામારી બાદના સમયમાં વૈશ્વિક સમુદાય માટે નવો માર્ગ તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે બંને નેતાઓએ ભારતીય લશ્કરીદળો તથા જાપાનના સ્વરક્ષણ દળી વચ્ચે પરસ્પર વિવિધ વસ્તુઓ અને સેવાઓની પુરવઠાની જોગવાઇ પરના થયેલા સમજૂતી કરારનું સ્વાગત કર્યું હતું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

તેમણે નીતિ આયોગ દ્વારા જુદાં જુદાં ક્ષેત્રોની સમસ્યાઓ ટેકનોલોજીની મદદથી ઉકેલવા હાથ ધરાયેલી આત્મનિર્ભર ભારત અરાઇઝ અટલ ન્યૂ ઇન્ડિયા પડકાર પહેલની બિરદાવી હતી

જયશંકરે મોસ્કીમાં શાંઘાઇ સહયોગ સંગઠન એસસીઓના આઠ સભ્ય દેશોના વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લઇ રહ્યા છે ડોકટર જયશંકરે એક ટ્વીટ દ્વારા જણાવ્યું કે આ બેઠકમાં ચીન અને પાકિસ્તાનના વિદેશમંત્રી પણ ભાગ લઇ રહ્યા છે એસસીઓના વિદેશમંત્રીઓની આ ત્રીજી બેઠક છે જેમાં ભારત કાયમી સભ્ય તરીકે ભાગ લઇ રહ્યું છે એસસીઓના વિદેશમંત્રીઓની પરિષદ રાજય અધ્યક્ષી અને શાસનઅધ્યક્ષીની પરિષદ પછી આ સંગઠનનું સર્વોચ્ચ મંચ છે જે મહત્વપૂર્ણ ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર ચર્ચા કરે છે તથા રાષ્ટ્રઅધ્યક્ષોની પરિષદના અનુમોદન માટે દસ્તાવેજો ઉપર વિયાર કરે છે આ વર્ષે રશિયાની અધ્યક્ષતામાં ભારત શાંઘાઇ સહકાર સંગઠનની વિવિધ પ્રક્રિયાઓમાં સક્રિય રીતે ભાગ લઇ રહ્યું છે

જયશંકરે શાંધાઇ સહકાર સંગઠન એસસીઓ બેઠકથી અલગ એક બેઠકમાં ચીનના વિદેશમંત્રી વાંગચી સાથે મુલાકાત કરશે આજે નવી દિલ્હીમાં વિડિયો કોન્ફરન્સ માધ્યમથી પત્રકારો સાથે વાતચીત કરવા વિદેશ મંત્રાલના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તીવે કહ્યું કે ડોકટર જયશંકર યીનના વિદેશમંત્રી સાથે પૂર્વ લદાખમાં યાલી રહેલ તણાવ મુદ્દે ચર્ચા કરી શકે છે